ભારત સરકારના આત્મનિર્ભર ભારત પછે એવા લોકો માટે છ કે જેઓ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો આપવા તો રાપ્ત થોના જાહેર વિતરણ કાર્ડ અંતર્ગત સમાવવા થતો નથી આત્મનિર્ભર ભારત પકે માં એવા દિવ્યાંગ નોન પણ લાભ મળશ જેની પાસ રાશનકાર્ડ નથી આ યો ના એકત્રીસમી ઓગષ્ટના રો પુરી થઇ રહી છ અન ત પહેલા સરકારનો આ પ્રથત્ન છ કે પાત્રતા ધરાવતા દિવ્યાંગ નો તમ્રો લાભ લઇ શકે